તેમણે વધુમાં જણાવ્યુ હતું કે પાવાગઢ અને વડોદરમાં આવેલી ઐતિક્ષિક ઈમારતોની જાળવણી થઈ રહી છે તેમાં સ્થાનિક વહીવટીતંત્રને પણ સહયોગ આપવાની અપીલ કરી છે

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે સરકારી લાભો થી એક પણ વ્યક્તિ વંચિત ન રહેવો જોઈએ આશુ તોષ અંતાણી રાજય પાઠય પુસ્તક વિતરણ ગુજરાત સરકાર દ્વારા શાળાઓ બંધ છે તેવા સમયે ઓનલાઈન શિક્ષણ ઉપરાંત વિધાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે શિક્ષકો મારફતે ઘરે ઘરે પુ સ્તક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે

સી ઈ

રાજયની સરકારી તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા સં ચાલિત શાળાઓને વિધાર્થીદીઠ સંકલિત અભ્યાસક્રમનું એકએક પુસ્તક મોકલાશે

આશુ તોષ અંતાણી કચ્છ તીડ કચ્છના સરહદી પશ્ચિમના અનેક વિસ્તારો જામકુનરીયાતુ ગાપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝુંડ ઉડતા ખેડુતો અને પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છેકાળા ડુંગરના આખા વિસ્તારમાં વરસાદ થતાં ખેડુતો અને પશુ પાલકોમાં ખુ શીની લહેર વ્યાપી હતી પરંતુ એક વનસ્પતિના નવા કુંપળ પર તીડના ટોળા ઉતરી આવતા મોટાપાયે લીલોતરીને નુકસાન થવા પામ્યુ છે કાળા કાળા ડુંગર ઉપરાંત જામકુનરીયાના સીમાડામાં પણ તીડ દેખાતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે તેથી આ તીડનો નાશ કરવા તંત્ર સમક્ષ માંગણી કરાઈ છે

છેલ્લા બે દાયકાથી તેમના કાર્ટુનો ગુજરાતી દૈનિકો અને ન્યુઝ મ્રોઝીનમાં નિયમિત રીતે પ્રકાશીત થયા હતા જામનગરના કેન્દ્રિય વિધાલયમાં ચિત્ર શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ નિવૃત થયા પછી તેમણએ પુર્ણ સમયના કાર્ટુંનિસ્ટ તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે આશુ તોષ અંતાણી ક ચ્છ હવામાન જીલ્લામાં ગઈકાલે કેટલીક જગ્યાએ ઝરમરથી ભારે ઝાપટારૂપી વરસાદી માહોલ રહ્યા બાદ આજે સમગ્ર જીલ્લામાં મહંદઅંશે વાતાવરણ સુ ર્યપ્રકાશીત રહ્યુ હતું જીલ્લા કંન્દ્રોલરૂમ પાસેથી મળતી માહિતી મુજબ આજે જીલ્લામાં કોઈપણ સ્થળે વરસાદ થયો હોવાનું નોંધાયુ નથી